રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં તેને જાહેર કરવામાં આવ્યો હતો

વેબપોર્ટલમાં વિવિધ પ્રદેશના લોકોને અલગ તારવી માહિતી અપાશે બીજી ઓકટોબરથી બે વર્ષ માટે યોજાનારી ઉજવણીમાં દેશ વિદેશમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે શીતલ વૈશ્નવ ઈન્ડો બાંગ્લા પાઈપલાઈન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી પાઈપલાઈન પ્રોજેકટના બાંધકામનો પ્રારંભ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કરાવ્યો હતો

પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસંગે આકાશવાણીને જણાવ્યું હતું કે આ યોજનાથી ભારત અને બાંગ્લાદેશવચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે

સંરક્ષણ મંત્રી સુશ્રી નિર્મળા સીતારમણના અધ્યક્ષપદે મળેલી પરિષદની બેઠકમાં આકાશ મિસાઈલની બે રેજીમેન્ટની ખરીદી મંજુર કરી છે જે અગાઉના આકાશની અધ્યતન આવૃતિ છે અને તેના દ્વારા વ્યાપક સુરક્ષા ઉભી કરાશે

મહામેળા દરમ્યાન સાતેય દિવસ સવારે આરતી સવા છ થી પોણા સાત સાંજે સાતથી સાડા સાત વાગે થશે જ્યારે દર્શન સવારે પોણા સાતથી સાડા અગિયાર બપોરે સાડા બારથી સાંજે પાંચ અને રાત્રે સાડા સાતથી દોઢ વાગ્યા સુધી થઇ શકશે અને રાજભોગ બપોરે બાર વાગે ચડાવશે

રાજયમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે એવા કચ્છમાં અછતની સ્થિતી અત્યારથી જ વિકટ બનતી દેખાઇ રહી છે ત્યારે આ પરિસ્થિતીનો સ્થાનિકે જાતચિતાર મેળવવા માટે સી

સતાવાર પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોરે અઢી વાગ્યે ભુજ વિમાનીમથકે આવી પહોંચ્યા બાદ કલેકટર કચેરી ખાતે કચ્છીમંત્રી વાસણ આહિર સાંસદ તમામ ધારાસભ્યો તેમજ તમામ ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક સમીક્ષા બેઠક યોજી સાંજે ગાંધીનગર જવા રવાના થશે

મંગળવારે નખત્રાણાના દેવીસરમાં અડધોઇંચ તો ભુજની પટેલ ચોવીસીના કેરા બળદિયા વિસ્તારમાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતા દેવીસરમાં સાડા ચાર વાગ્યાના અરસામાં ભારે ઝાપટાં રૂપે વરસાદ વરસતાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું તો નજીકમાં આવેલા સુખપરમાં માત્ર છાંટા પડયા હતા તો વીરાણી ગામે તો તડકી છાંયડીનો માહોલ જોવા મળ્યો હતો